પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશમાં રહેલ વિવિધતા નાગરીકોને પ્રેરણા પૂરી પાડે છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા ભારતની મહિલાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા પડકારો ઝીલે છે જે બાબત સાચે જ ગૌરવરૂપ છે પ્રધાનમંત્રીએ પોતાની રૂચિ મુજબ કોઇપણ પ્રવૃત્તિ પસંદ કરીને તેને જીવનનો હિસ્સો બનાવવા લોકોને અપીલ કરી હતી

આગ્રાના તાજમહેલ ખાતે શ્રી ટ્રમ્પને આવકારવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં રહેલ વિવિધતા નાગરીકોને પ્રેરણા પૂરી પાડે છે દિલ્ફીમાં તાજેતરમાં યોજાયેલ હુન્નર હાટનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું કે હુન્નર હાટમાં દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્ક્રતિઓ પરંપરાઓ વાનગીઓ અને લોકલાગણીઓનો પરિચય મળ્યો હતો એવી જ રીતે અહીંના કલાકસબીઓનો કલા પ્રત્યેનો પ્રેમ અને તેમનું કૌશલ્ય પણ પ્રેરણાદાયક હતું હ્ન્નર હાટમાં જોડાયેલી દિવ્યાંગ મહિલાઓની વાત તેમણે આગવો સંતોષ આપી ગઇ આ મહિલા અગાઉ કૃટપાથ ઉપર ચિત્રોનું વેચાણ કરતી હતી પણ જયારથી તે હુન્નર હાટ સાથે સંકળાઇ છે ત્યારથી તે આર્થિક રીતે પગભર થવા ઉપરાંત તેણે એક ઘર પણ ખરીદ્યું છે

હુન્નર હાટના માધ્યમથી છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધુ કલા કસબીઓને રોજગારની ઘણી તકો મળી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વસ્થ રાષ્ટ્ર હંમેશા પ્રગતિ કરે છે તેમણે પોતાની રૂચિ મુજબ કોઇપણ પ્રવૃત્તિ પસંદ કરીને તેને જીવનનો હિસ્સો બનાવવા લોકોને અપીલ કરી હતી પ્રધાનમંત્રી કહ્યું કે દેશના ભૌગોલિક સ્થળો પર્વતો રણ પ્રદેશ વન વિસ્તાર અને દરિયાથી પરિપૂર્ણ છે અને ત્યાં સાહ્રસિક રમતો માટે ઘણા સ્થળો ઉપલબ્ધ છે

શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે ભારતીય બાળકો અને યુવાનો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમાં રસ ધરાવે છે તેમણે ચંદ્રયાન બેના પ્રક્ષેપણ દિવસની સ્મૃતિ વાગોળતા જણાવ્યું હતું કે તે વખતે ત્યાં ઉપસ્થિત બાળકોમાં અસાધારણ ઉત્સાહ જોવા મબ્યો હતો પ્રધાનમંત્રીએ ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવાતી યુવિકા કાર્યક્રમની સુવિધાનો મહત્તમ લાભ લેવા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા ભારતની મહિલાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા પડકારો ઝીલે છે જે બાબત સાચે જ ગૌરવરૂપ છે તેમણે આદર્શ જીવિકા મહિલા મલબરી ઉત્પાદન જૂથની મહિલાઓનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે કકુન દ્વારા મેળવવામાં આવતા રેશમ વડે સાડીઓ તૈયાર કરીને તેઓ નોંધપાત્ર કમાણી કરી રહી છે

એવી જ રીતે મુરાદાબાદના દિવ્યાંગ સલમાનના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે સઘન પ્રયાસોના કારણે તે આજે અન્ય સો જેટલા દિવ્યાંગોને રોજગારીની તક આપી રહ્યો છે

ગયા શુક્રવારે ઉજવાયેલ મહાશિવરાત્રીનું પર્વ તથા આવનાર હોળી ગુડી પડવા અને નવરાત્રી તથા રામ નવમીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ પર્વો નિમિત્તે નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક સ્ટેજ ઉપર ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં આવેલા લોકોનું અભિવાદન ઝીલશે એવી જ રીતે આગ્રાના તાજમહેલ ખાતે શ્રી ટ્રમ્પને આવકારવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે દિવાલો ઉપર ચોક્ક્સ વિષય આધારીત ચિત્રો બનાવવામાં આવ્યા છે શ્રી ટ્રમ્પ આવતીકાલે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી આવતીકાલે સાંજે આગ્રા પહોંચશે શ્રી ટ્રમ્પ અને તેમના પરીવારના સભ્યો સુર્યાસ્ત પહેલાં એક કલાક સુધી તાજમહેલમાં રહેશે

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રસંગે ભારતનો પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહેશે નહીં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આવતકાલથી શરૂ થતી ભારત મુલાકાતમાં આર્થિક અને ઊર્જા ક્ષેત્રોમાં મહત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે તેવી સંભાવના છે આતંકવાદનો સામનો કરવાની વાત હોય કે શાંત અને સમૃદ્ધ ભારત પ્રશાંત વિસ્તાર ભારત અને અમેરિકાના દૃષ્ટિકોણ એક સમાન રહ્યા છે માલ સામાન સેવા ક્ષેત્રને સંયુક્ત રીતે ધ્યાનમાં લેતા અમેરિકા ભારતનો વેપાર ક્ષેત્રને મોટો ભાગીદાર દેશ છે દરમિયાન વ્હાઇટ હાઉસના સૂત્રોએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો લોકશાહીની પરંપરા સમાન વ્યૂહાત્મક હિતો અને બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધો ઉપર આધારીત છે છેલ્લા એક વર્ષમાં શ્રી ટ્રમ્પ અને શ્રી મોદી ચાર વખત મળ્યા છે તેના લીધે મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચેના સંબંધો હજી મજબૂત બન્યા છે

શરૂઆતમાં ખેતી યોગ્ય બે હેક્ટર જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડુતોને આ યોજના હેઠળ આવરી લેવાયા હતા પણ ત્યારબાદ આ યોજનાનું વિસ્તરણ કરીને બધા જ ખેડૂતોને તેના કાર્યક્ષેત્રમાં આવરી લેવાયા છે

સત્તાવાળાઓએ નેપાળ ઈન્ડોનેશિયા વિયેતનામ અને મલેશિયાથી વિમાન માર્ગે આવતા બધા જ મુસાફરોના સ્કિનિંગની કાર્યવાહી આવતીકાલથી હાથ ધરવાનો નિર્ણય લીધો છે હાલ માત્ર ચીન હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા વિમાન મુસાફરોના સ્કિનિંગની કામગીરી ચાલી રહી છે કેબિનેટ સચિવે ગઈકાલે કોવિડ વાઈરસ અંગે યોજેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો આ બેઠકમાં બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની કોરોનાની સંભવિત આપતી સામેની પૂર્વ તૈયારીની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં આરોગ્ય નાગરીક ઉફયન સંરક્ષણ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવો અને આઈ ટી બી

અને સેનાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા

સ્થાનિકો અને પોલીસોએ સ્થળ ઉપર પહોંચીને રાહત અને બચાવ કાર્યો હાથ ધર્યું હતું